કલ્પના શાહ ક ચ્છ વરસાદ જીલ્લામાં ગઈકાલે થયેલી મેઘમહેરને પગલે લખપત તાલુકા સિવાય સર્વત્ર સરેરાશ બે થી પાંચ ઇંચ વરસાદથી જન જીવન તરબીળ બન્યું હતું

ત્યારે નાની સિંચાઈનો ખેંગારસાગર ડેમ છલકાઈ ગયો હતો

હજી બંગાળના અખાતમાં સર્જાયેલી સીસ્ટમ અને રાજસ્થાન સાયક્લોનિક એર સકર્વુલેશન સક્રિય હોવાથી હવામાન ખાતાએ પણ વધુ વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત મુન્દ્રા વિસ્તારમાં તંત્રને વિશેષ એલર્ટ રહેવા જણાવાયું છે

નીયાણવાળા કોઝવે નીયાણવાળા એરીયા તથા અજાણ્યા પાણીમાં વાહનો નાખવા નહીં વહેતા પાણીમાં નદીમાં તળાવમાં કે તળાવની આવમાં બાળકો યુવાનો કુતુહલવશ જવું નહીં નહાવાનું જોખમ ન કરવા તથા અનિવાર્ય સંજોગ સિવાય ઘરથી બહાર ન નીકળવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર તરફથી આગ્રહપૂર્વક જણાવાયું છે